ઇસરોના અ ધ્યક્ષ ડોકટર સિવાને આ સિધ્ધી બદલ વિજ્ઞાનીઓની સમગ્ર ટીમને અભિનંદન પાઠ વ્યા અને કહ્યુ કે આ સાથે જ ઐ તિહાસિક ચં દ્રયાત્રા શરૂ થઇ છે ચંદ્ર પરના ભારતના આ બી જા મિશનમાં ચં દ્રમાં માટીમાં રહેલી રસાયણિક અને ખનીજ તપાસ થશે તે દ્રા રા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ કે પાણીની શક્યતાઓ યકાસવામાં આવશે આ ઉપરાંત વાતાવરણ ધરતીકંપ માપન પણ કરાશે

ઈસરોના વિજ્ઞાનીઓએ પાઠવેલા સંદેશામાં શ્રી મોદીએ સખ્ત પરિશ્રમ બદલ અભિનંદન પાઠવ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાહ નાયડુએ પણ ઈસરોના વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યા હતા

આ માટે વાર્ષિક આઠ ટકાનો વૃધ્યિ દર જરૂરી છે

ઝડપી વૃધ્યિ માટે ગરીબી નાબુદી અને માળખાંકીય વિકાસ જરૂરી છે આજે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડ઼તોસૈનિકો શ્રમયોગીઓ અને વેપારીઓ સહિત તમામ વર્ગના કલ્યાણ પ્રયત્નશીલ છે તેમણે કહ્યુ કે સુધારાઓ કલ્યાણ અને ન્યાય માટે સરકાર કટિબધ્ધ છે

વિરલ રાણા આરોગ્યમંત્રી વિધાનસભા આરોગ્ય મંત્રાલયનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક અનામતનો કાયદો દાખલ કરાતાં મેડિકલ ક્ષેત્રને તેનો મોટો લાભ મળ્યો છે ગઈકાલે રાજય વિધાનસભામાં આરોગ્ય વિભાગની માગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું

તેનાથી ભવિષ્યમાં રાજયમાં ક્યારેય ડોક્ટરોની ઘટ પડશે નહીં

જીલ્લાના માંડવીઅબડાસાલખપત તાલુકામાં વરસાદ પડયા હોવાના અહેવાલ છે ગઈકાલે ઢળતી બપોરે સમગ્ર ગઢશીસા પંથક પર એક કલાકમાં દોઢ થી બે ઈંચ પાણી પડ્યુ ફતું જેને પગલે મંઉરત્નાપરસૈરેયા લુડવા સફિતના વિસ્તારોમાં પાણી વફી નીકળતા ખેડૂતો માલધારી અને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી ફતી નખત્રાણા તાલુકાના નાગવીરી ગામનું તળાવ રવિવારે વરસેલા વરસાદમાં ઓગની જતા ગઈકાલે તેને વાજતે ગાજતે વધાવાયુ હતું

જીલ્લા મથક ભુજમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ગઈ સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદી જાપટા થયા હતા દરમ્યાન ફવામાન વિભાગની આગાફી મુજબ બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને ફળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે